જેના પગલે આજથી ત્રણ દિવસ સમગ્ર રાજયમાં વ્યાપક વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયું છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર રહે તે માટે સૂચના પણ આપી દેવાઈ છે

મુગલપરાના અધ્યક્ષસ્થાને ગઈકાલે આ અંગે ગાંધીનગરમાં વેધર વોચ ગ્નુપની બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં ડેપ્યૂટી કલેકટર શ્રીમતી તૃપ્તી વ્યાસે ચાલુ વર્ષે જૂન જૂલાઈ અને ઓગષ્ટમાં પડેલ વરસાદની માહિતી આપી હતી

બીજી તરફ છેલ્લા ચાર દિવસથી ડેડીયા પાડા સાગબારાના ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા ગઈકાલે પણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડાયું હતું

જેના કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે

સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના વઘઈ તાલુકામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે સુશાસન ત્રણ વર્ષ રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આજે મહાત્મા મંદિર ખાતે સંકલ્પ સે સિદ્વિ કી ઓર અગ્રેસર કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે તેમાં મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે મનની મોકળાશ રાજ્યની વિકાસયાત્રામાં નાગરિકો પોતાના સૂચનો વિચારો આપી શકે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ મનની મોકળાશ કાર્યક્રમ યોજશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકો નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી તેમના ગાંધીનગર ખાતેના નિકવાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે તેમણે ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો શ્રમિકો આદિવાસીઓ ખેડૂતો શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રીશ્રી સીધો સંવાદ કરશે ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પણ તા

મનની મોકળાશના આજે પ્રથમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરી તેમના સુચનો સાંભળશે નીતીન પટેલ રાજ્ય સરકારે ખેડૂતોની વાવણી માટે અને પાક બચાવવા મહત્વનો નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ખેડૂતોનો પાક બચાવવા અને વાવણી કરવા માટે સુજલામ સુફલામ યોજના સૌની યોજનામાં નર્મદાનું પાણી અને કડાણા યોજનામાંથી મહી કમાન્ડના વિસ્તારોમાં એક પાણ પાણી અપાશે શ્રી પટેલે ઉમેર્યુ કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધારાસભ્યો ખેડૂત આગેવાનોની મળેલ રજુઆતોને પરિણામે આ નિર્ણય કરાયો છે

એ જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડા આણંદ જિલ્લામાં જ્યા ડાંગરની વાવણી ધરૂનું રોપાણ થયુ છે તે વિસ્તારોમાં ધરૂ બચાવવા માટે પણ કડાણા બંધમાંથી મહી યોજના દ્વારા કમાન્ડ વિસ્તારમાં એક પાણ માટે પાણી પુરૂ પાડવામાં આવશે

આવા દસ્તાવેજો ઉપર સુધારેલા દર મુજબની નોંધણી ફી વસુલવાની રહેશે

દસ્તાવેજની નકલ દીઠ ફી દસ રૂપિયા કરી છે સુષ્મા સ્વરાજ વરિષ્ઠ ભાજપ નેતા અને ભૂતપૂર્વ મંત્રી સુષ્મા સ્વરાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો છે નવી દિલ્હીના લોધી સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયાહ નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય મંત્રીઓ શ્રી અમિત શાહ શ્રી રાજનાથસિંહ શ્રી પ્રકાશ જાવડેકર સહિત મંત્રીઓ ભાજપના વરિષ્ઠ નેતા શ્રી એલ

અડવાણી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહિત વિવિધ પક્ષના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા વિવિધ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકેયાહ નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના ઘરે જઇને પુષ્પાજંલિ અર્પણ કરી હતી તથા પરિવારને સાંત્વના પાઠવી હતી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દુઃખદ નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમના નિધનથી એક ઓજસવી અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ગુમાવ્યું છે ટેબલ ટેનીસ ગાંધીનગર ખાતે રમાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેકીંગ ટેબલ ટેનીસ સ્પર્ધામાં જુનીયર વિભાગમાં અમદાવાદના ચિત્રાક્ષ ભટૃ અને કૌશા ભાઈપુરે એ ખિતાબ જીતી લીધો છે

કૌશાએ અગાઉ યુથ ગર્લ્સ ટાઈટલ પણ જીત્યું છે જુનીયર બોયઝ ફાઈનલમાં અમદાવાદના ચિત્રાક્ષ અને અભિષેક રાવલ વચ્ચે રોમાંચક મુકાબલો ખેલાયો હતો

દરમિયાન સુરતના બુરહાનુ દીન અને ભાવનગરની રૂત્વા એ સબ જુનીયર બોયઝ અને ગર્લ્સ ટાઈટલ જીતી લીધા છે બરહાનુદીને અમદાવાદના હર્ષ પટેલને તો રૂત્વાએ વડોદરાની શૈલી પટેલને હરાવી હતી આદિવાસી દિવસ ડાંગ જીલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જીલ્લાના વઘઈ ખાતે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે આદિવવ્સીઓની ભાષા જીવનમુલ્યો સંસ્કૃતિ કળા પરંપરાગત જ્ઞાન અને સામાજીક માળખું સમાજની ધરોહર છે તેમની ભાષા ગીત સંગીત નૃત્યો પહેરવેશ ખાનપાનમાં અનેક વિવિધતા રહી છે

જે અંતર્ગત આવતીકાલે વઘઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે